પ્રાદેશિક સમાયાર નીકીતા શાહ વાંચે છે

આ પ્રકારના ઇન્જેક્શન માત્ર બે જ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે જ્યારે અન્ય એક કંપનીને તાજેતરમાં જ આ ઇન્જેક્શનના ઉત્પાદનનું લાઇસન્સ આપવામાં આવ્યું છે તેમણે ઉમેર્ટું કે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના કોઈ પણ કોવિડ દર્દીની આર્થિક કે રાજકીય સ્થિતિ જોયા વિના તમામને એકસમાન ઉમદા સારવાર આપવામાં આવી રહી છે તેમણે કહ્યું કે સુરતમાં ઇન્જેક્શનોની જરૂરિયાત અંગે ત્રણ નિષ્ણાત તબીબોની કમિટી બનાવાઈ જરૂર પડ્યે નવનિર્મિત કિડની હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવાશે શ્રી પટેલે આરોગ્યલક્ષી કામગીરી સામે પાયાવિહોણા આક્ષેપો કરનારા રાજકીય વિરોધીઓએ આ મહામારીના સમયમાં રાજકારણ બંધ કરી નાગરિકોની સેવામાં લાગી જવું જોઈએ તેમ જણાવ્યુ હતું

તેમણે કહ્યું કે તમામ મોટાં શહેરોમાં તથા અન્ય જિલ્લાઓમાં જ્યાં કોરોનાના કેસની સંખ્યા વધારે છે ત્યાં એક સચિવશ્રી કક્ષાના અધિકારી તેમજ સિનિયર આઈએએસ કક્ષાના અધિકારીને ઑફિસર ઓન સ્પેશિયલ ડયુટી તરીકે નિયુક્ત કરી કોરોનાની મહામારી સામે માર્ગદર્શન અને રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે

રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે

ડ લાખથી ઓછી આવક ધરાવતા જરૂરિયાતમંદ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને અત્યાર સુધીમાં કુલ રૂ

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાની અધ્યક્ષતામાં અમદાવાદની નોલેજ કોન્સોર્ટિંથમ ઓફ ગુજરાતના ગવર્નીંગ બોડીની એક બેઠક ગઇકાલે યોજાઈ જેમાં કેસીજી દ્વારા અમલી કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પો અને યોજનાઓ અને યર્યા વિયારણા કરાઇ હતી

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ

એમ

દ્વારા ગઇકાલે જન્મય તેલ લોન્ચ કરવામાં આવ્યું છે નવી પહેલ વિષે માહિતી આપતા જી સી એમ એમ એફ ના કાર્યકારી સંચાલક આર સી સોઢીએ જણાવ્યુ હતું કે અમૂલ સાથે સંકળાયેલા અને તેલીબિયાંની ખેતી કરતાં ખેડૂતોનો ખાદ્યતેલના ઉત્પાદનમાં સહયોગ લેવાશે તેમણે કહ્યું કે રાંધણતેલ એ દરેક ઘરમાં અને રસોઇમાં ઉપયોગમાં લેવામાં આવતાં ખાદ્યપદાર્થોમાંથી એક છે

તેમણે કહ્યું કે તેલીબિયાના ઉત્પાદકોને સ્થિર અને પોષણક્ષમ ભાવ આપવાના ઉદ્દેશ્ય સાથે જી

દ્વારા જન્મય બ્રાન્ડનેમ હેઠળ ખાદ્યતેલ વિવિધ શ્રેણીમાં બજારમાં મુકવામાં આવ્યું છે

સોઢીએ જણાવ્યું કે પાલનપુર નજીક બનાસકાંઠા દ્રધ ઉત્પાદક સંઘના મોર્ડન ઓઇલસીડ પ્લાન્ટમાં ખાદ્યતેલનું ઉત્પાદન થશે

ગઈકાલે અમદાવાદમાં લગભગ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જોકે માત્ર એક ઇંચ વરસાદમાં પણ કેટલાંક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે

જે ગત વર્ષ કરતાં વધુ છે વરસાદ બાદ વરાપ નીકળતાં ખેડૂતો વાવણીમાં લાગી ગયા છે જ્યારે કેટલાંક ખેડૂતોને આ વરસાદમાં બીજીવારનું પાણી પણ મબ્યું છે

આ ટેકનોલોજી ભુંકપ અવરોધક છે આમાં પાણી પ્રદુષણ મુક્ત રહે છે તથા સંગ્રહીત પાણી સ્તરને જરૂરત મુજબ રીયારજ કરી શકાય છે આમા રહેલ પાણી જમીનમાં કે બાહ્ય પ્રદૃષણથી સુરક્ષિત રહે છે આ ઉપરાંત આ સીસ્ટમને ખુબ ઓછા ખર્ચ બીજા સ્થળ ઉપર સ્થળાંતર પણ કરી શકાય છે અને આ સીસ્ટમ ઉપર ગાર્ડન પણ બનાવી શકાય છે